પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્યમાં ઠેર ઠેર સ્વૈચ્છિક લોકડાઉન સાથે ધાર્મિક સ્થળો પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયા દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ન્યુબર્ગ સુપ્રાટેક

ભીમરાવ આંબેડકરની જન્મજ્યંતિ પ્રધાનમંત્રી બાબાસાહેબના જીવન પર આધારિત કિશોર મકવાણાના ચાર પુસ્તકોનું વિમોચન કરશે મુસ્લિમ બિરાદરોના ઉપવાસ અને બંદગીના પવિત્ર રમઝાન માસનો આજથી

કોરોના માટે ટેસ્ટિંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાની સૂચના તેમણે આપી હતી

આજે અમદાવાદના જીએમડીસી મેદાન પરથી આ નવી પહેલ શરૂ કરવામાં આવશે કોરોનાના કપરા સંજોગોમાં અમદાવાદ મહાનગર પાલિકા અને ન્યુબર્ગ સુપ્રટિક લેબોરેટરીઝના સંયુક્ત સહયોગથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે શરૂ થનારી સુવિધામાં મુસાફરો અને ડ્રાઈવર તેમના વાહનોમાંથી બહાર નીકબ્યા વિના ઝડપી અને અનુકૂળ રીતે સમગ્ર આરટીપીસીઆર પરિક્ષણ પ્રકિયામાંથી પસાર થઈ શકે આ પહેલથી વિકલાંગ વૃદ્ધ કે બિમાર દર્દીઓને અનુકૂળ ઝડપી સેવા ઉપલબ્ધ બનશે લાઈનમાં રાહ્ જોવી નહીં પડે તેમજ લેબોરેટરીમાં દર્દીઓ દ્વારા ચેપ ફેલાવાતો પણ અટકશે લોકોએ મોબાઈલ ફોન દ્વારા ડ્રાઈવ થ્રૂની એન્દ્રી વખતે સ્કેન કરીને નોંધણી કરવાની રહેશે ઉલ્લેખનિય છે કે દેશમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં કોરોના સામેના જંગમાં આરટીપીસીઆર પરિક્ષણની આ સેવા ઉપલબ્ધ બનશે

ઈસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાન નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ ઉલ ફિત્રનો તહેવાર આવે છે ગલ્ફ દેશોમાં ગઈકાલથી રમઝાનનો આરંભ થયો છે

તથા તે સમાનતા ભાઈયારો અને કરૂણાની ભાવના મજબૂત થાય છે